ત તમિલનાડુના મમલ્લપુરમમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગ વચ્ચે અનૌપચારિક રીતે વન ઓન વન ચર્ચા થઇ નરેન્દ્ર મોદીએ ભારત અને ચીનને વિશ્વમાં સૌથી મોટી આર્થિક શક્તિશાળી તરીકે ગણાવ્યા હતાં ગૃહ્મંત્રી અમિતશાહે કહ્યું છે કે સરકાર એવી વ્યવસ્થા બનાવવાનો પ્રયત્ન કરી રહી છે કે જેથી લોકોને માહિતી અધિકારનો ઉપયોગ કરવાની જરૂર ન પડે

રમતગમતમાં રશિયાના ઉલાન ઉડે ખાતે મહિલા વિશ્વ ચેમ્પિયશીપમાં ભારતની મેરીકોમે કાંસ્યચંદ્રક જીતી લીધો છે મેરીકોમનો આ આઠમો વિશ્વ ચંદ્રક છે

બંને નેતાઓઐ અનૌપચારિક શિખલ મંત્રણા દરમિયાન હળવાશમાં લગભગ એક કલાક સુધી પરસ્પર વાતચીત કરી હતી પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ શી એ દરિયા કિનારે આવેલી વૈભવી હોટલ તાજ ફિશરમેન્સ કોવમાં વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું હાલના ભૌગોલિક રાજકીય મુદ્દાઓ સહિત વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા થઇ હોવાની શક્યતા છે બંને નેતાઓ અત્યારે પ્રતિનિધિસ્તરની વાટાઘાટોમાં ભાગ લઇ રહ્યા છે વિદેશમંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ આ વાટાઘાટોમાં ઉપસ્થિત છે પ્રતિનિધિસ્તરની વાતચીતની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યાદ કર્યું કે પ્રાચીનકાળથી ભારત અને ચીન દુનિયામાં મોટી આર્થિક સત્તાઓ રહ્યા છે તેમણે કહ્યું કે બંને દેશો હવે તે દરજ્જો પાછો મેળવી રહ્યા છે પ્રધાનમંત્રીએ વુહાન શિખર પરિષદને યાદ કરી હતી જેમાં નક્કી કરાયું હતું કે બંને દેશો મતભેદોને વિવાદો નહીં બનવા દે અને સમજદારીપૂર્વક તેનો ઉકેલ લાવશે તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક વાતચીત વધી છે પ્રધાનમંત્રી મોદી ચીનના રાષ્ટ્રપતિ માટે મધ્યાહન ભોજન યોજશે ત્યારબાદ આ ઐતિહાસિક શિખર મંત્રણાનું સમાપન થશે મંત્રણાના પ્રથમ દિવસે પ્રદાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ શી જિનપિંગને મમલ્લપુરમના પ્રસિદ્ધ સ્મારકો બતાવ્યા હતા મમલ્લપુરમ એ પલ્લવ કાળનું શહેર છે જે ઐતિહાસિક રીતે ચીન સાથે જોડાયેલું હતું પ્રધાનમંત્રી મોદીએ ચીની રાષ્ટ્રપતિ માટે ગઇકાલે યોજેલું રાત્રી ભોજન નિર્ધારીત સમયથી લાંબુ ચાલ્યું હતું જે બંને નેતાઓ વ્યેચ વધી રહેલા ઉષ્માભર્યા સંબંધો દર્શાવે છે ચીની રાષ્ટ્રપતિએ ગઇકાલે તેમને પરસ્પર વાતચીત દરમિયાન સહમતિ વ્યક્ત કરી હતી કે બંને ભારત અને ચીન મોટા અને જટીલ સમાજ હોવાથી કદૃરવાદ અને આતંકવાદનો સામનો કરે છે બંનેએ તેમની રાષ્ટ્રીય દ્રષ્ટિ અને શાસનની પ્રાથમિકતાઓની ચર્ચા કરી હતી બંને નેતાઓ પરસ્પર વેપાર અને મૂડીરોકાણ વિસ્તારવાના ઉપાયો શોધવા પણ સહમત થયા હતા

એક ટવીટ સંદેશમાં શ્રી મોદીએ લોકોને તંદુરસ્ત અને સ્વસ્થ રહેવા પણ જણાવ્યું છે

તેમણે કહ્યું કે સરકાર પારદર્શકપણે લોકો સુધી માહિતી ઓન લાઇન ઉપલબ્ધ કરાવી રહી છે

તેમણે કહ્યું કે ભારતે માહિતી તંત્રને સંપૂર્ણ રીતે મજબૂત બનાવવામાં સફળતા મેળવી છે સંમેલનમાં પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી ડોક્ટર જિતેન્દ્રસિંહ અને મુખ્ય માહિતી અધિકારી સુધીર ભાર્ગવે પોતાના વિચાર રજૂ કર્યા હતા

મહારાષ્ટ્રમાં બધા રાજકીય પક્ષોના મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ મતદાતાઓ સુધી પોતાની વાત પહોચાડવા માટે યુંટણી રેલીઓ સંબોધી રહયાં છે અને પત્રકાર પરિષદો કરી રહયાં છે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે થાણેમાં એક પ્રચાર રેલીમાં કહ્યું કે લોકોના કલ્યાણ માટે ગઠબંધનની સરકારે ઘણા ઉપયોગી કાર્યો કર્યા છે

પૂર્વીય આફીકી ટાપુ કોમોરોસ ના પાટનગર મોરોનીમા સંસદને સંબોધિત કરતા ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડુએ કહ્યુ કે બંને દેશોએ સંરક્ષણ અને ઉર્જા સહિત કેટલાક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સમજૂતીઓ કરી છે

આ ઉપરાંત વધુ ગતિની ઇન્ટરસેપ્ટર નૌકાઓની ખરીદી માટે પણ બે અરબ અમેરિકી ડોલરની ધિરાણ સુવિધા આપવામાં આવશે કોમોરોસના રાષ્ટ્રપતિ અઝાલી અસોઉમાની દ્વારા ઉપરાષ્ટ્રપતિને સર્વોચ્ય નાગરિક સન્માન ધી ઓર્ડર ઓફ ધ ગ્રીન ક્રોસેન્ટથી સન્માનિત પણ કરવામાં આવશે

સી મેરી કોમે તુર્કીની બુસેનાઝ સાંકી રોગ્લુ સામે હાર્યા બાદ આજે વિશ્વ મહિલા મુક્કાબાજી ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીતી લીધો છે

સાકીરોગ્લુ યુરોપીયન ચેમ્પિયનશીપ અને યુરોપીયન રમતોમાં સુવર્ણ ચંદ્રક વિજેતા છે ભારતીય ટીમે નિર્ણયની સમીક્ષાની અપીલ કરી હતી પરંતુ આંતરરાષ્ટ્રીય બોક્સીંગ એસોસીએશનની ટેકનીકલ સમિતિએ અપીલને નકારી કાઢી હતી

ગઇકાલે મુંબઇમાં એક પત્રકાર પરીષદમાં સંબોધતા સુશ્રી ઇરાનીએ કહ્યું કે કોંગ્રેસ નેતા રાહ્લ ગાંધીએ સ્પષ્ટ કરે કે કેમ તેમની પાર્ટી દેશની છબી ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહી છે

આવક વેરા વિભાગે જણાવ્યુ હતુ કે પકડાયેલા ચારક રોડ બાવીસ લાખ રૂપિયામાંથી નેવ્યાશી લાખ રુપિયા ગ્રુપના મુખ્ય ટ્રસ્ટીના ધરેથી મયા છે એક સત્તાવાર યાદીમાં આવક વેરા વિભાગે જણાવ્યું છે કે આ તપાસ નવ ઓકટોબરના રોજ કરાઇ હતી

યાદી પ્રમાણે હવાલાના રોકડ વ્યવહાર પણ થયેલા છે

કેન્દ્રીય કાપડ મંત્રાલયના સચિવ રવિ કપુરે આ વાત ગઇકાલે વારાણસી ખાતે યોજાયેલા ચાર દિવસીય ભારતીય કાર્પેટ એકસ્પોના ઉદઘાટન પ્રસંગે કરી હતી તેમણે કહયું કે સરકારનો ઉદેશ્ય વણકારોને સુરક્ષા આપીને હસ્તનિર્મિત કાર્પેટ ઉધોગને વિકસાવવાનો છે

કાપડ સચિવ રવિ કપુરે જણાવ્યું કે સરકાર વણકરોને બચાવવા અને મજબુત બનાવવા ફસ્તનિર્મિત કાર્પેટનું બ્રાન્ડીંગ કરશે ઉત્તર પ્રદેશ બિહાર ઓડીશા છત્તીસગઢ અને આંધ્રપ્રદેશના નકસલ પ્રભાવીત વિસ્તારોના વણકરોને હાથવણાટની કાર્પેટની ડીઝાઇન બનાવવાની તાલીમ આપવામાં આવી હતી